આરોગ્ય કર્મીઓ ઉપરાંત આ તબક્કામાં ગૃહ મહેસૂલ ને પોલીસ વિભાગના ગ્રીમ હરીળના ધિકારી કર્મયારીઓનું રસીકરણ કરાઈ રહ્યું છે

એસનાં પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ તેમજ તમામ સ્ટાફ દ્વારા વેક્સિનેશન લેવામાં આવે તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા કચ્છ આઈ

ની સમગ્ર ટીમને સરકારશ્રીના મિશન રસીકરણમાં જોડાવવા પીલ કરાઇ હતી જેમાં ખાસ આંગણવાડી કેન્દ્ર નાના બાળકોના સીધા સંપર્કમાં આવતા આંગણવાડી કાર્યકર ને ફેલ્પર આ રસી ખાસ લેવા જણાવેલ જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ઉભી ન થાય

એ એસ ધિકારી કલેકટર પ્રવિણા ડી

જિલ્લા વિકાસ ધિકારી શ્રી ભવ્ય વર્મા ને મદદનીશ કલેકટર શ્રી મનીષ ગુરવાની ચાનક ભુજની મિડલ સ્કૂલ પાસેની જિલ્લા સરકારી પુસ્તકાલયની મુલાકાત લીધી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી વાંચન માટે સાનુકૂળ વાતાવરણનો ભાવ ખસ્તા હાલત સ્ટાફની ઘદ વગેરે પરિબળોને જોતા ભુજ ને આસપાસના વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય તેને ઉપયોગી થાય તે ઉદ્દેશ સાથે રીડિંગ સેન્ટર નિર્માણ કરવાનું નક્કી કર્યું

આ અંગે વધુ માહિતી આપતા મદદનીશ કલેકટર શ્રી મનીષ ગુરવાનીએ આ પ્રમાણે જણાવ્યું હતું

સિલેક્ટર નવલસિંહ જાડેજા મહિપતસિંહ રાઠોડ યુવરાજસિંહ જાડેજાએ ટીમની પસંદગી કરેલી

સી એ ના મંત્રી તુલ મહેતા સફમંત્રી પ્રવીણ હિરાણીએ હાજરી આપી હતી